આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી પ્લોટની ફાળવણી સંપૂર્ણ પારદર્શક અને ડ્રો ના માધ્યમથી કરવામાં આવી છે ગુજરાતના વિકાસમાં જીઆઈડીસીનું મહત્તમ યોગદાન રહેલું છે

આ ઉપરાંત મુખ્યમંત્રી ભરૂચના દહેજ અને સાયખા જી આઇ ડી સીમા ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી ઇ ટી પી પ્લાન્ટનું પણ ઇ લોકાર્પણ કરશે

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પોણા બાસઠ કરોડ રૂપિયાના ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક નહિ પહેરવા માટે અને જાહેર સ્થળો એ થૂંકવા ઉપર લાદેલી દંડની રકમમાં વધારો કર્યો છે

જામનગરની જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુનિ કમિશનર સતીષ પટેલ સહિતના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અન્ય જુદા જુદા અધિકારી અને સ્ટાફની સાથે મિટિંગ યોજાઈ રહી છે અને જામનગર જિલ્લાના આરોગ્ય પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી ચાંપતા પગલાં ભરવા અંગે ચર્ચા વિચારણા કરાઈ છે

તેવા સ્થળો ઉપર હાલ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

અમરેલીને કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી આપવા અગાઉ વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખ્યો હતો અને ચીમકી આપી હતી કે જો લેબ નહિ મળે તો રવિવારે પ્રતીક ઉપવાસ પાર બેસશે જેથી તેઓ અમરેલીમાં ધરણાં પર બેઠા હતા શ્રી ધાનાણીએ કહ્યું કે અમરેલીની પ્રજા કોરોનાના ટેસ્ટ માટે ભાવનગર સેમ્પલ મોકલવા પડે છે સુરતથી પેસેન્જર તરીકે આવનાર લોકોમાં પેશન્ટ હોય છે સરકાર અમરેલીને કોરોના લેબ આપે અમરેલી રાજુલા સાવરકુંડલામાં કોરોના દર્દી માટે બેડ વધારવામાં આવે અને જિલ્લામાં કોરોનાના ટેસ્ટ વધારવમાં આવે તેવી માંગ કરી હતી

મૃત્યુ પામેલા ત્રણ પૈકી એક દર્દીનો રીપોર્ટ આવવાનો બાકી છે

આ લોકો મુંબઇથી આવ્યા હતા

હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે બાળકો પોતાના ધરે બેઠી અને શિક્ષણ મળી રહે એ માટે હોમ લર્નીંગ શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે જેમાં હોમ લનિંગ માધ્યમ દુરદશૅન ડીડી ગીરનાર ચેનલ વંદે ગુજરાત બાયસેગ ચેનલો સીસીસી ખાતેથી વચ્યુલ ક્લાસરૂમ યુ ટ્યુબ ના માધ્યમથી હોમ લર્નિંગ શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે

પાવી જેતપુર તેમજ આજુબાજુના ગામોની જનતાને આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી દવાઓ અને સારવાર મળી શકશે તે માટે ની આવશ્યક સેવાઓ યાલુ રહેશે

અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં બંધાયેલા વાદળો વાયવ્ય અને ઇશાન દિશામાં ઉપર આવી રહ્યાં હોવાથી રાજ્યમાં હજી પણ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પાટણ બનાસકાંઠા ગાંધીનગર અને કચ્છ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

અમદાવાદથી લઇ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અકાદ બે સ્થળે ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે

દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત ડાંગ તાપીમાં જ્યારે સૌરાષ્ટ્રવમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની દરિયાઈ સીમમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મહેસાણા શહેર સહિત પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા તે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા દોઢ ઇંચ વરસાદ એકી સાથે પડતા શહેરમાં પાણી ભરાયા હતા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડો

વોરાના હસ્તે આજે પાટણ જિલ્લાની આ પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસનું ઉદ્વાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ હેડ પોસ્ટ ઓફિસના સુપરિટેન્ડન્ટ એસ

તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક મહિલા પોસ્ટ ઓફીસ ખોલવાના અભિગમ અંતર્ગત પાટણ જિલ્લાની પ્રથમ મહિલા પોસ્ટ ઓફીસનું આજે કાર્યરત કરવામાં આવી છે અને મહિલા કર્મચારીઓનું પોસ્ટિંગ કરાયું છે આ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ તરીકે તમાંમ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે અને અહિં પોસ્ટને લગતી તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તમામ છાત્રાઓને આ મહિલા પોસ્ટ ઓફિસની સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો